પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યુ કે શ્રી બાજપાઈના દીર્ઘદષ્ટિવાળા નેતૃ ત્વથી દેશમાં અભુતપુર્વ વિકાસ થયો છે પ્રધાનમંત્રીએ આજે સંસદના કેન્દ્રીય કક્ષમાં અટલબિહારી વાજપાઈ ઈન પાર્લામેન્ટ એ કો મેમોરિટિવ વોલ્યુ મ નામના પુસ્તકનું વિમોચન કર્યુ હતું ભારતીય રાજકારણમાં અજાતસત્રુ અને રૂષિતુલ્ય વિધવાન પુર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈને સમાચારવિભાગ માનભરી શ્રધ્ધાંજલિ પાઠવે છે

રાષ્ટ્રપતિનું એરપોર્ટથી દીવ સર્કીટ હાઉસ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું આજે રાષ્ટ્રપતિએ દીવ ખાતે આવેલા નવ નિર્મિત વિવિઆઈપી જલંધર સર્કીટ હાઉસનું લોકાર્પણ કર્યુ હતું તેમના બે દિવસના પ્રવાસ દરમ્યાન વિવિધ વિકાસ યોજનાઓનું ખાતમૂર્કત કરશે વિરલ રાણા નાતાલની ઉજવણી સમગ્ર દેશની સાથે આજે જિલ્લામાં પણ નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લાના પાટનગર ભુજમાં આવેલા વિવિધ દેવળોમા પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી

અતિથિવિશેષ પદેથી બોલતા અગ્રણી ધારાશાસ્ત્રી શંકરભાઈ સયદેએ સદગત ગુ લાબભાઈનું જીવન આજની પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યુ હતું

સુ સાસન માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે આ યોજનાઓને લોકો તરફથી મળી રહેલો પ્રતિસાદ સરકારના સુ સાસનનો ઉત્તમ દાખલો પુ રો પાડવામાં આવે છે કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાથ વિતરણનો કાર્યક્રમ આજે શ્રમ અને રોજગાર મંત્રી અને જીલ્લા પ્રભારી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં અંજાર ખાતે યોજાયો હતો